સ્ટાર્ટઅપ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે નવ જવાન સાહસિકોને પ્રોત્સાહન આપવા સરકાર કેટલાંક પગલા લઇ રહી છે તેઓ આજે નવી દિલ્હીમાં સ્ટાર્ટ અપ અને નવસર્જનના ક્ષેત્રમાં કામ કરી રહેલા નવજવાનો સાથે વિડીઓ કોન્ફરન્સિંગ દ્વારા વાતચીત કરી રહ્યા હતા શ્રી મોદીએ જણાવ્યું કે આજે સ્ટાર્ટઅપ માત્ર મોટા શહેરો પુરતું સીમિત રહ્યું નથી ગામડાઓ પણ સ્ટાર્ટઅપમાં ખુબ જ વ્યવસ્થિત રીતે જોડાયા છે વધુમાં તેમણે જણાવ્યું કે એગ્રીકલ્ચર ગ્રંસ ચેલેન્જને શરુ કરી છે અને તેમાં કૃષિ ક્ષેત્રમાં સેવા આપવા યુવાનોને આહવાન છે તેમણે લોકોને નવી નવી શોધો કરવા અપીલ કરી હતી અને ભંડોળની ઉપલબ્ધી અંગે ઉલ્લેખ કરી જણાવ્યું કે સરકરે આ માટે દસ હાજર કરોડ રૂપિયાનું ભંડીળ ઉભું કર્યું છે

આજરીજ થયેલ બેઠકમાં પ્રથમ વાર છ સભ્યોની બેઠક બે દિવસને બદલે ત્રણ દીવાસ માટે મળી રહી છે

અલબત્ત આ પ્રતિબંધમાંથી લાકડાની બિન યાંત્રિક હોડી અને શઢવાળી હોડી તેમજ પગડિયા માછીમારોને બાકાત રખાયા હોવાનું જણાવ્યું છે શીતલ વૈશ્વવ રમજાન માસ મુસ્લિમ ધર્મના પવિત્ર રમજાન માસ પુર્ણ થવાને છેલ્લા દસ દિવસ બાકી છે ત્યારે અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિ દ્વારા પોલીસ બંદોબસ્ત ગોઠવી ને સહકાર આપવા પૂર્વ અને પશ્ચિમ કચ્છ એસપીને રજૂઆત કરવામાં આવી છે મુસ્લિમ બિરાદરો રાત્રી દરમિયાન ઈબાદત કરે છે જેથી રાત્રી દરમિયાન લારી ગલ્લા અને યાની હોટેલો યાલુ રાખવામાં આવે જેથી ઇબાદતમાં કોઈ મુશ્કેલી ઉભી ન થાય તે માટે કાનૂની વ્યવસ્થા ગોઠવવાની માંગ કરવામાં આવી છે

કચ્છના તમામ નાનામોટા શહેરોમાં ગેટકીપર કાર્યકર તૈયાર કરવામાં આવશે અને ત્યારબાદ વિવિધ શાળાઓ શાળાઓ ઓફિસો વિવિધ મંડળીમાં પોઝીટીવ વિચારો દ્વારા આત્મહત્યા અટકાવવાના પ્રયાસો કરવામાં આવશે